પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

રાજ્ય સરકારે જણાવ્યું છે કે ધોરણ એક થી આઠમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની દરખાસ્ત હાલ વિચારણા ફેઠળ નથી

નવરાત્રીના પ્રત્યેક દિવસે અલગ અલગ માતાજી તેમ ના મંત્ર અને પ્રસાદનું ખુબ જ મહત્વ છે તેમ આયુર્વેદમાં દરેક નવરાત્રી સાથે અલગ અલગ વનસ્પતિ પણ જોડાયેલી છે અને તેનું લોકોના આરોગ્ય માટે પણ ખુબ જ મહત્વ છે

જેમા છઠના દિવસે ક્રકડો સાતમના દિવસે ગરૂડ આઠમના દિવસે વાઘ નોમના દિવસે સિંહ અને દશેરાના દિવસે હાથીની સવારીના દર્શન થશે હવેથી વધુ બે સવારીઓ મોર અને પોઠીયા પર બેસીને સવારી કરતા માતાજીનાં દર્શન કરવાનો લહાવો ભક્તોને મળશે કુકડો ગરૂડની સવારી માટે દાતાએ સાડા ત્રણ કિલો ચાંદીનુ દાન કર્યું છે આ સવારી યાંદીની બનાવવામાં આવી છે ટ્રસ્ટી ભાસ્કર સોનીના જણાવ્યા અનુસાર હવે અંબાજી મંદિરની જેમ હરસિદ્ધિ મંદિરમાં પણ સાત સવારીના દર્શન થશે

અમદાવાદ દ્રેનિંગ ક્ષેત્રે જાણીતી આંતરરાષ્ટ્રીય સંસ્થા જૂનીયર ચેમ્બર ઈન્ટરનેશનલ જેસીઆઈના લોકલ ચેપ્ટર જેસીઆઇ અમદાવાદ દ્વારા પાંચ દિવસીય સ્કીલ ડેવલોપમેન્ટ વેબીનાર યોજાઈ ગયો આ સેમીનારમાં જેસીઆઈ ઈન્ડિયાના નેશનલ દ્રેનરો દ્વારા વિવિધ વિષયો ઉપર જાણકારી આપવામાં આવી હતી જેસીઆઈ અમદાવાદના ઉપપ્રમુખ ટ્રેનીંગ એડવોકેટ જેસી યુસુફ મન્સુરી જણાવે છે કે જામનગરના જેસી હિતુલ કારીયાએ ગુમીંગ અને એટીકેટ્સ કેરલના જેસી જોબી જોયે ઈન્ટવ્યું ટેકનીકલ મહારાષ્ટ્રના જેસી સુચિતા દ્રતે કસ્ટમર રિલેશન નવસારીના જેસી કોમલ શાહે એન્ટરપ્રેન્યોનશીપ અને ગોવાના જેસી સચિન કુરતીકરે હ્યુમન રીલેશન વિષયોની વિસ્તૃત છણાવટ કર હતી